આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી સાંજે લોકડાઉન અને છૂટછાટનો નિર્ણય જાહેર થઇ શકે છે આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉનનો યોથો તબક્કી શરૂ થશે

ગઇકાલે મુખ્યમંત્રીએ જણાવ્યું કે કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે

બોર્ડ દ્વારા જયારે પણ પરિણામ જાહેર કરવાનું હશે ત્યારે તેની જાહેરાત બોર્ડની વેબસાઈટ પર કરવામાં આવશે

ભુજ ખાતે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ કેન્સલેશન સિક્કાનું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં સામાજિક અંતરનું આદર્શ પાલન કરાવામાં આવ્યું હતું કચ્છના પોસ્ટલ સુપ્રીનટેન્ડેન્ટ સિરાઝ મન્સૂરી જણાવે છે કે કોરોના સંક્રમણ ને રોકવા માટેની ઝુંબેશમાં ટપાલ ખાતા એ આવો સિક્કો બનાવી પોતાનું યોગદાન આપ્યું છે